આ જીતના ઉપલક્ષમાં દેશભરમાં આજે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવાઈ રહ્યો છે આ સંદર્ભે આખા વર્ષ દરમિાયન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય મસારોહનું આયોજન કરાશે શ્રી મોદીએ આજે સવારે યુધ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુધ્ધ સ્મારકની અમર જવાન જ્યોતથી ચાર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી

નેહલ ઠક્કર મુખ્યમંત્રીઃ જમીન એકટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેરસના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એક્ટના કડક અમલ સુનિશ્ચિત કરતી કાયદાકીય જોગવાઈઓ જાહેર કરી છે

જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતો બનાવાશે છ મહિનામાં આવા કેસોનો નિકાલ કરાશે આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની સમિતિની રચના કરાઈ છે

શહેરની હોટલ હોસ્પિટલ શાળા સોસાયટીઓ માર્કેટ અને સરકારી કચેરીઓ પાસેથી ઓનલાઈન ઓફલાઈન અરજીઓ મંગાવાઈ હતી પાલિકાને મળેલી અરજીઓના અનુસંધાને નિયત કરાયેલા હ ક્ષેત્રોમાં રૂબરૂ જઈને હ ટીમો દ્વારા નિયત પેરામીટર અંગે નિરીક્ષણ કરાયું હતું નેહલ ઠક્કર પશ્ચિમ રેલવે પશ્ચિમ રેલવેના ભુજ સહિત અમદાવાદ ડિવીજનમાં ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી વિભાગીય રેલવે મેનેજર દીપકકુમાર ઝાએ ઉર્જા સંરક્ષણ તરફ લોકોમાં જાગૃતિ લાવવાના ઉદેશથી આની ઉજવણી વિવિધ સ્તરે રેલવે સ્ટેશનોએ કરાઈ હોવાનું જણાવ્યું હતું

સ્ટેશનો પર ઉર્જા બચાવાનો સંદેશ આપતા પોસ્ટરો અને સ્ટીકરો મુકીને વ્યાપક પ્રચાર પ્રસાર કરાયો હતો

કે વ્રારા બહાર પાડેલ જાહેરનામા અનુસાર ઘરગથ્થું વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ નકકી કરાયા છે

મી ની મર્યાદામાં સ્ટેજ યાર્જ લઇ શકશે અને લીધેલ યાર્જ ઉપર પ ટકા જી એસ ટી લગાડીને જથ્થાબંધ વિકેતાએ બિલ અંકારવાનું રહેશે

મલ્હાર કેમ્પ પતંજલિ યોગ સમિતિ વેદાંગ યોગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો કેમ્પના પ્રણેતા નવીનભાઈ બાપટે ઉલ્કા વર્ષા અને આકાશ દર્શનની સમજ આપી હતી કેમ્પના આયોજક સહિત ભુજ અને આદિપુરના ડોક્ટરના ગ્રુપે આ અવકાશી નજારો નિહાળી રોમાંચિત થયા હતા

જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ વાગડ પંથકની ધરા પ્રુજી રહી છે ત્યારે ભચાઉ નજીક બે હળવા કંપનો અનુભવાયા હતા

હની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું નેહલ ઠક્કર હવામાન વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ દૂર થયા બાદ રાજયમાં ઠંડીનો ચમકારો વધ્યો છે કચ્છમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે

ઠારનું પ્રમાણ સતત વધી રહ્યું હોઈ લઘુત્તમ પારો ગગડી રહ્યો છે ચાલુ સપ્તાહના પ્રારંભથી ઠંડીની પક્કડ મજબૂત બની છે